જયતિ રવિએ જણાવ્યું છે કે રાજયમા પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણો અટકાવવા માટે રાજયનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશોલ અને પ્રતિબધ્ધ છે

તેમણે ઉમેર્યુ કે સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજય સરકારે ટેલિ મેડીસીન થકો સારવાર આપવા નવતર પ્રોજેકટ હાથ ધર્યા છે

હજૂ મહતમ લાભ લેવા અનુરોધ કરાયો છે

તો પણ લોકો સોશિયલ ડીસ્ટર્સીંગનં પાલન કરે અને નકકી કરેલા નીતિ નિયમોનું પાલન કરે તેવી વાત કચ્છના ડીડીઓ પ્રભવ જોષીએ કરી હતી

આ બાબતે કચ્છ કલેકટર પ્રવિણા ડી કે દવારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉપરોકત સંદર્ભ માં થ્રી વ્હોલર વાહનના અર્થઘટનમાં જાહેર પેસેન્જર ઓટો રોક્ષા વાહનનો સમાવેશ થતો નથી જેથા ઓટો રીક્ષામાં પેસેન્જરનું પરિવહન કરી શકાશે નહીં માત્ર આવશ્યક ચીજ વસ્તુઓના હેરફેર માટે થ્રી વ્હીલર માલવાહક વાહનનો ઉપયોગ કરી શકાશે

તેમણેલોકોની ખબર અંતરની પૃચ્છા કરી તેમનો કોરોના મહામારી વચ્ચે શું સવાચેતી રાખવી તેની સમજ આપી ફતી પંથકવાસીઓને શું ખપે તેના જવાબમાં તેઓએ વડીલ બની ત્યાંના જરૂરિયાતમંદ લોકોને રાશનકીટનું વિતરણ કર્યુ ફતું કોરોના સામે લડવા માટે આયુષ મંત્રાલયે દિશાનિર્દેશ બહાર પાડયા છે તેની સમજ પણ આપી ફતી

નો સેવા પર્વ કચ્છના ભચાઉ તેમજ રાપર તાલુકાના સરહદી ગ્રામ્ય વિસ્તરોમાં બી એસ એફ

તેમજ માસ્કન વિતરણ કરી સામાજીક અંતર જાળવવા લોકોને અનુરોધ કર્યો હતો